જી ઓ પાલક વાલી બનીને ઉપાડે અને એક પાલક એક બાળક ના ઉમદા ભાવ સાથે બાળકોની સાર સંભાળ કરે તેવું આયોજન હાથ ધરાયું છે તમામ જિલ્લા મથકો પર પોષણ અભિયાન નિમિત્ત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સાબરકાંઠા જિલ્લામાં પોષણ અભિયાનનો પ્રારંભ આદિજાતિ વિકાસ વન મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ તલોદની પુંસરી ખાતે કરાવ્યો ત્યારબાદ તેમણે પ્રાંતિજના પોગલુ પ્રાથમિક શાળા ખાતે પોષણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો મંત્રીશ્રી આર

તથા બાળકો કિશોરીઓ અને માતાઓના પોષણ સ્તરમાં વધારો થાય તે અંગેનું માર્ગદર્શન પુરુ પાડ્યું હતું નર્મદા વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી યોગેશ પટેલે કુપોષિત બાળકોને દત્તક લેવા પર ભાર મૂક્યો હતો

ભારથીએ પોષણ અભિયાનો પ્રારંભ કરાવ્યો હતો અરવલ્લી જિલ્લાના પ્રભારી સચિવ રૂપવંતસિંહે ધનસુરા ખાતે આંગણાવાડીના બાળકોને રાબ ખવડાવી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો પોષણ અભિયાન સાથે વાનગી નિદર્શન તંદુરસ્ત બાળક હરિફાઇ પણ યોજાઇ હતી આ ઉપરાંત પોષક પાલક વાલીનું સન્માન કરવામાં આવ્યું હતું બાલાસિનોર તાલુકાના પીલોદરા ગામેથી અન્ન નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકે પોષણ અભિયાનનો પ્રારંભ કરાવતા આવનાર પેઢીને સશક્ત અને સુપોષિત બનાવવા સાથે મળી તે કામ કરવા સૌને અનુરોધ કર્યો હતો

રાજ્યમાં એક પણ પોઝીટીવ કેસ કોરોના વાયરસનો નોંધાયો નથી આથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી

આ રોગના લક્ષણો સંદર્ભે બહારથી આવતા નાગરિકો સ્વયં જાણ કરે તે અત્યંત અનિવાર્ય છે

મેડીકલ ટીમની સાથે થર્મલ સ્કેનર પી પી

સિવિલ હોસ્પિટલ અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં અદ્યતન સાધનો અને દવા સાથેનો આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે આરોગ્ય કમિશ્નરની કચેરી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે કોરોના વાયરસ અંગે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે

ત્યારે રાજ્યના ચીનમાં ભણતા વિદ્યાર્થીઓ રાજ્યમાં પરત ફરી રહ્યા છે પરત ફરેલા વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસના કોઇ લક્ષણ જોવા મળ્યા નથી છતાં રાજ્ય સરકાર દ્વારા તેમને ઘરમાં જ રહેવા જણાવાયું છે દાહોદ જિલ્લાના દેવગઢબારિયાના પીપલોદ ગામની ચીનમાં ભણતતી મૃણાલી નામની વિદ્યાર્થીની સઠી સલામત રીતે વતન પહોંચી હતી

તેણે જણાવ્યું હતું કે ચીનમાં કોરોના વાયરસ ફેલાવાથી લોકોમાં ભયનો માહોલ છે કોલેજના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તકેદારીના પગલાં લેવા સમજાવવામાં આવ્યું હતુ એરપોર્ટ પર તેમનું ચેકીંગ કરાયું હતું

ગુજરાતમાં લધુ ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ ક્ષેત્રે મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગ સાહસિકો આકર્ષાઇ રહ્યા છે ત્યારે આ ક્ષેત્રને અંદાજપત્રમાં મોટી જાહેરાતની આશા છે

અને સ્ટાર્ટ અપને વિભીન્ન પ્રકારની સેવાઓ પુરી પાડતાં ટ્રેડો હબ બીટુબીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી આકાશ દોમડીયાએ આકાશવાણીને જણાવ્યું કે પાંચ દ્રીલીયન ડોલરના અર્થતંત્રના પ્રધાનમંત્રીના સ્વપ્નને પુરૂં કરવા આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવું ખુબ જરૂરી છે

ગાંધીજીની પુસ્થતિથિ નિમિત્તે દિલ્હીમાં રાજઘાટ ખાતે તેમની સમાધી સ્થળે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ હતી અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ અને મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરના કિર્તી મંદિર ખાતે પણ સર્વધર્મ પ્રાર્થના યોજાઇ હતી બાપુની અસ્થિઓનુ જ્યાં વિસર્જન કરાયું હતું તે ઝુમણ અને મેશ્વો નદીના સંગમ સ્થળ અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે ગાંધીજીના સ્મારક સ્થળે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

અને અહિંસાના માર્ગે યાલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી બોટાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે ગાંધી વિયારધારા રજૂ કરી ગાંધીજીના પગલે યાલવા માટેનું માર્ગદર્શન મેળવ્યું હતું કોંગ્રેસ દ્વારા નવસારી ખાતે ભારત નિર્માણ પ્રદર્શનનું આયોજન કરાયું હતું જેમાં ગાંધીજીની પ્રતિમાંને સુતરની આંટી પહેરાવી અંજલી અર્પણ કર્યા બાદ પ્રદર્શ જનતા માટે ખુલ્લુ મુકાયું હતું રાજ્યભરમાં આજે વસંત પંચમીની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી મંદિરોમાં પૂજા અર્ચના સાથે શોભાયાત્રાનું તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના પાટીદાર સમાજના લોકોએ કુળદેવી ઉમિયા માતાજીની શોભાયાત્રાનું આયોજન કર્યું હતું સોમનાથ પંથકના હવેલી મંદિરોમાં ભગવાનને ખાસ રાજભોગ ધરાવાયો અને શ્વેત વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હવેલી મંદિરોમાં આજે વસંતપંચમીથી કુલડોલ સુધી દરરોજ ભગવાનને ગુલાલ અને કેસુડાનો છંટકાવ કરવામાં આવશે દાહોદ જિલ્લાના માળી સમાજ દ્વારા આજે વસંતપંચમીના રોજ સમૂહ લઝ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

શાળા કોલેજોમાં પણ આજના દિવસે સરસ્વતી પૂજનના કાર્યક્રમો યોજાયા હતા

રાજકોટના યુવરાજશ્રી માંધાતાસિંહજી જાડેજાના ત્રિદિવસીય રાજતિલક સમારંભ આજે સંપન્ન થયો છે આ પ્રસંગે યુવરાજશ્રીને રાજ્ય સરકાર વતી શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ ઐતિહાસિક પરંપરાનું માનબિંદુ પુનઃસ્થાપિત કરવા બદલ શ્રી માંધાતાસિંહજીની સરાહના કરી હતી

શ્રી માંધાતાસિંહજીએ લોકશાહી શાસન વ્યવસ્થાનું ઉત્તરદાયિત્વ નિભાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી